કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષ સુશીલ ચંદે જણાવ્યું હતું કે સરકાર કરદાતાઓના કલ્યાણ પર વિશેષ ધ્યાન આપી રહી છે પતાનતું કરચોરી કરનારને બક્ષવામાં નહિ આવે

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામાજિક ન્યા અને અધિકારીતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની રાજ્યસ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિ બેઠક યોજાઇ હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી મંત્રીશ્રીઓ સર્વશ્રી ગણપતસિંહ વસાવા અને ઇશ્વરભાઇ પરમાર પ્રદિપસિંહ જાડેજા તેમજ સાંસદ વિનોદભાઇ ચાવડા અને રામસિંહ રાઠવા સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ પરના અત્યાચારોના કિસ્સામાં દોષિતોને સખત સજા થાય અને પીડિતોને સાચો ન્યાય સુરક્ષા મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ છે બેઠકની ચર્ચાઓ દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે આવી જાતિઓ પરના અત્યાચારના બનાવોમાં સુધારેલ સહાયના ધોરણો જાહેર કર્યા છે

રાજ્ય સરકાર દિવાળી બાદ લાભ પંચમના પછીના દિવસથી આ ખરીદીનો પ્રારંભ કરશે ખેડૂતો માટે આનંદની વાત છે કે મણના રૂ

ના ભાવથી ખરીદી કરશે

નું ચોખ્ખું બોનસ મળશે આ જાહેરાતના પગલે હવે મગફળીની વેચવાલી પ્રભાવિત થશે

ના ભાવે આ ખરીદી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે

જયારે ઘાયલ થયેલ એકની હાલત અત્યંત નાજક બતાવાઈ રહી છે

બનાવના પગલે સમગ્ર કચ્છમાં પોલીસનો કાફલો છસરા અને મુન્દ્રા પહોંચી રહ્યો છે તો વિશેષ તકેદારી માટે ભચાઉથી રાજ્ય અનામત પોલીસ દળની એક ટુકડી પણ બોલાવી લેવાઈ છે

શાળા બાહ્યમૂલ્યાંકન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પદ્વતિમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રથમ જ વખત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો

શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો શિક્ષકોના વિરોધના પગલે ગુજરાત રાજ્ય પ્રા શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રા શિક્ષણ નિયામક તથા શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરી પરીક્ષા પદ્ધતિના કેરફાર અંગે પુન વિચારણા કરવા વિનંતી કરાઈ હતી જેને પગલે આજે શિક્ષણ મંત્રી તથા રાજ્યસંઘના હોદ્દિદારો વચ્ચે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પરીક્ષામાં બાહ્ય મૂલ્યાંકનમાં ફેરફાર કરવા નિર્ણય લેવાયો હતો